સંસદે કૃષિ સંબંધિત બે મહત્વપુર્ણ વિધેયકોને બહાલી આપી છે સરકારે જણાવ્યું છે કે લઘુત્તમ ટેકાના ભાવો નિર્ધારણ અને ખરીદીની કામગીરી યાલુ રખાશે ગુજરાત વિધાન સભાના યોમાસુ સત્રનો આજથી આરંભ થશે

દેશમાં ક્રપોષણની સમસ્યા ઉકેલવા માટે વિજ્ઞાન અને પરંપરાગત રીતે પ્રવાર થયેલા આયુષ આધારીત ઉકેલની મદદ લેવા સમજૂતી કરાર કરવામાં આવ્યા છે

લોકસભાએ આ બંને વિધેયકોને અગાઉ બહાલી આપી છે કોંગ્રેસ તૃણમુલ કોંગ્રેસ ડાબેરી મોરચો તથા આમ આદમી પક્ષના સભ્યોએ ગઈકાલે ગૃહની મધ્યમાં જઇ વિધેયકોનો વિરોધ કર્યો હતો વીપક્ષોના શોરબકોરના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી જયારે ગૃહની બેઠક ફરી મળી ત્યારે વિપક્ષોના સૂત્રોચ્યાર વચ્ચે ગૃહે બંને વિઘેયકોને ધ્વનમતથી મંજુર કર્યા હતા વિધેયકો પરની ચર્ચા દરમિયાન ક઼ષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે સરકારે ખેડુતોની આવક બમણી કરવા ખેડુતો તથા રાજયો સાથે વાતચીત કરી અનેક પગલા ઉઠાવ્યા છે અને સરકાર લધુત્તમ ટેકાના ભાવો નિર્ધારણ અને ખરીદીની કામગીરી યાલુ રાખશે

શ્રી મોદીએ ખેડતોને અભિનંદન આપતા કહયું કે આ વિઘેયકોથી કૃષિ ક્ષેત્રોમાં આમુલ પરીવર્તન આવશે અને કરોડો ખેડુતો સશકત બનશે તેમણે કહયું કે આનાથી ખેડુતો વચેટીયાઓના હસ્તક્ષેપથી મુકત થશે અને તેમની આવક બમણી કરવાના પ્રયાસોમાં મદદ મળશે

કેન્દ્રીય આયુષ મંત્રાલય તથા મહિલા અને બાળવિકાસ મંત્રાલયે ક્રપોષણની સમસ્યા ઉકેલવા અંગેની સમજૂતી ઉપર ગઈકાલે દિલ્હીમાં હસ્તાક્ષર કર્યા હતા વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉપસ્થિત મહિલા અને બાળવિકાસ વિભાગના મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે દેશની દરેક આંગણવાડી ખાતે ઔષધીય વનસ્પતીના ઉદ્યાન તથા ન્યુટ્રી ગાર્ડન સ્થપાશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ક્પોષણને નાબુદ કરવાના બંને મંત્રાલયોના સંયુક્ત પ્રયાસો ચોક્કસ સફળ રહેશે